પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

ત રાજયમાં રહેઠાણનાં પરવડે તેવાં મકાનો બનાવવા ખેતીની જમીન ઉપર પણ છુટ આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી

સાજા થનારાનો દર વધીને પોણા ત્રણ ટકા થયો

બુધવાર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ છુટાછવાયાં વરસાદની આગાહી

મતદાન માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે

છેલ્લા સમાયાર મળ્યા ત્યારે લીંબડી બેઠક પરના અપક્ષ ઉમેદવારનું અને ગઢડા બેઠક પરના ભાજપ કોંગ્રેસ અને અપક્ષના એકએક ઉમેદવારના ફોર્મ રદ થયા હોવાના સમાચાર છે

સુવિધાસભર અને ગુણવત્તાયુકત આવાસ મળે તે માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પરિપાટીએ ઇઝ ઓફ લિવીંગને પણ સરકારે મહત્વ આપ્યું છે

નવરાત્રી આદ્યશક્તિની ઉપસનાના પર્વે નવરાત્રિનો આજથી પ્રારંભ થતા સમગ્ર દેશ સહિતદેશભરમાં રાજયમાં ભાવિકો ભક્તિભાવનાની સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ આસ્થા સાધનાં અને ઉલ્લાસનાં પર્વ નવરાત્રી શુભેચ્છાઓ પાઠવી છે

પ્રધાનમંત્રીએ નવરાત્રી પર્વનાં પ્રથમ દિવસે માના સ્વરૂપ શૈલપુત્રીનાં પૂજન અર્ચન કરી સૌના માટે સુખ સમૃઘ્યિ આરોગ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શક્તિ ઉપાસના પર્વ શારદીય નવરાત્રિની દેશ દુનિથામાં વસતા સૌ ગુજરાતીઓને અને રાજ્યના નાગરિકીને શુભકામનાઓ પાઠવી છે

દરમ્યાન આજે પડેલા વરસાદના લીધે ખેડૂતોને કાપણી કરેલા પાકને બચાવવા દોડધામ કરવી પડી હતી કેટલાંક માર્કેટથાર્ડીમાં ખુલ્લામાં પડેલી દૃષિ જણસો પલળી ગઇ હતી